રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે તેમની વ્યક્તિને ઔપચારિક મંજૂરી આપી હતી તેમની સાથે ન્યાયીક સદસ્યો તરીકે દિલીપ ભોસલે પ્રદીપકુમાર મોહંતી અભિલાષા કુમારી અને અજયકુમાર ત્રિપાઠીની નિયુક્તિ થઈ છે

ચંદ્રવદન પટ્ટણી કચ્છ ઉમેદવાર પસંદગી લોકસભા ચૂંટણી માટે ગઈકાલે કચ્છ પોરબંદર જૂનાગઢ અને રાજકોટની બેઠક પર ભાજપના ઉમેદવારોની નામોની પસંદગી પ્રક્રિયા પૂરી થઈ છે કચ્છની અનુસુચિત જાતિની અનામત બેઠક પરના ભાજપના ઉમેદવારની પસંદગીની પેનલની યાદી તૈયાર કરી ભાજપના સંસદીય દળને મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે ગાંધીનગર ખાતે મળેલી પ્રદેશ ભાજપની સંસદીય દળની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પ્રભારી ઓમ માથુર વિગેરેની ઉપસ્થિતિમાં કચ્છના ઉમેદવારના નામ અંગે ચર્ચા થઈ હતી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ નિરીક્ષકો રણછોડ રબારી વસુબેન ત્રિવેદી બિપીન દવે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા

તમામ જિલ્લા તાલુકા શહેર સમિતિઓ તથા પાંખ સેલના સંગઠનને આયોજનબધ્ધ રીતે તૈયાર કરી ચૂંટણી લડવા માટે સક્ષમ બનાવવા ગઈકાલથી બે દિવસીય વિચાર સત્રનો પ્રારંભ કરાયો છે જેમાં પ્રદેશ કક્ષાના આગેવાનો લોકસભા નિરીક્ષક ખુરશીદ સૈયદ ઝોનલ પ્રભારી હીરા જાટવા સહિત અગ્રણીઓ દ્વારા શ્રેણબધ્ધ બેઠકો જિલ્લા મથક ખાતે યોજાઈ રહી છે

આ વખતે શાસ્ત્રોક્ત રીતે ફાગણ સુદ પુનમનો પ્રારંભ આજે સવારે પોણા અગિયાર વાગ્યે થશે સિંહ રાશીનો ચંદ્ર હોવાથી આજે સૂર્યાસ્ત પછી દોઢેક કલાક બાદ રાત્રે નવ વાગ્યે હોળી પ્રાગટ્યનું શુભ મુહૂર્ત હોવાથી હોલીકા દહન મોડેથી થશે જોકે ગ્રામ વિસ્તારોમાં પરંપરા મુજબ સાંજ ઢળતા જ હોળી પ્રગટાવાશે આજે હોળી પર્વ નિમિત્તે શ્રીફળ ધાણી ખજૂર હારડાનું વેંચાણ વધુ જોવા મળશે નવું પરિણય યુગલ અને નવા જન્મેલા બાળકો આજે હોળી પૂજન કરશે

આજે માનવીની બદલાયેલી જીવનશૈલી શહેરીકરણ દેશી નળીયાના બદલે છત અને અગાસી વિગેરેના લીધે ચકલીઓની વસ્તી ઘટતી જાય છે કચ્છમાં ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો છે ત્યારે ભુજની માનવ જ્યોત સંસ્થાએ ચકલી બચાવો પક્ષી બચાવો અભિયાન હાથ ધર્યું છે

આ સંસ્થાએ ચકલીની સુરક્ષા માટે માટીના ચકલી ઘરો બનાવ્યા છે

સંસ્થાએ ચકલી બચાવો અભિયાનમાં સહભાગી બનવા જીવદયા પ્રેમીઓને અપીલ કરી છે